આગામી દશકામાં લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ

તપાસ લેબોરેટરીનું ઉદઘાટન કર્યું

તેમણે કહ્યું કે નવી લોકસભાના સત્ર દરમિયાન ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે આજે દિલ્ફીમાં બી ડી માર્ગ ઉપર સાંસદો માટે બનાવેલા ફ્લેટનું વીડિયોના માધ્યમથી ઉદઘાટન કર્યું

ડી

આ ફ્લેટ સંકુલમાં વરસાદી જળના સંગ્રહની વ્યવસ્થા કરાઈ છે એવી જ રીતે ઓછી વીજળી વાપરતા એસી એલઈડી લાઈટ ફ્લાય એશમાંથી બનાવેલી ઈંટો ફ્લેટની છત ઉપર સોલર પેનલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાતી લોક અદાલતો રાજ્યોની સાથે રાષ્ટ્રીય સ્તર પર વૈકલ્પિક વિવાદ સમાધાન આપવાનું માધ્યમ છે જેમાં અદાલતમાં વિવાદ અગાઉ સમાધાનનો વિકલ્પ અપાય છે અને પડતર કેસોનું વગર ખર્ચે સૌફાર્દપૂર્ણ વાતાવરણ નિરાકરણ આવે છે

આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે યોજાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ સમયગાળામાં દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા પાંચ ટકાથી ઓછી થઈ છે

જેમાં બંગાળની ખાડીના કાંઠાના વિસ્તારોમાં આવનારા વાવાઝોડા સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી બેઠકમાં આંધ્રપ્રદેશ તમિલનાડુ પોંડિચેરીના મુખ્ય સચિવ વીડિયો માધ્યમથી જોડાયા હતા તેમણે કહ્યું કે વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે

છેલ્લે તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતા

એક સંદેશમાં શ્રી કોવિંદે જણાવ્યું કે દેશને એક રાજકીય અને વહીવટી નિપૂણતા અને અનુભવ ધરાવતા પીઢ નેતાની ખોટ પડી છે

કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધીએ કહ્યું કે તરૂણ ગોગોઈએ આસામના તમામ લોકો અને સમુદાયોને એક કરવા પોતાનું જીવન સમર્પિત કર્યું હતું